પૂર્વ સૈનિકો નેહરૂ યુ વા કેન્દ્રના કાર્યકર એન

ના સ્વયં સેવક તથા સ્કાઉટ્સ ગાઈડ્સના સભ્યોને કોરોના સેવામાં લાગી જવાની અપીલ કરી છે શીતલ વૈશ્નવ શાળાઓમાં વેકેશન રાજ્યમાં કોરોના ની મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે રાજય સરકાર દ્રારા ગુજરાતના વિધાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે

શરૂઆતમાં પોર્ટલમાં વિધ્ન સર્જાયા બાદ સાંજ પછી સરળતાથી નોંધણી થવા લાગી હતી

જ વિશ્ન જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા એ આ મુજબ માહિતી આપીઠ હતી

શીતલ વૈશ્નવ કમોસમી વરસાદ કચ્છમાં છેલ્લા દસબાર દિવસથી શરૂ થયેલા કમોસમી વરસાદનો સિલસિલો ગઈકાલે યથાવત રહ્યો હતો ભુજ તાલુકાના સરહદી વિસ્તાર ખાવડાના ધોરાહર ગામમાં કમોસમી વરસાદ પડતા ખેડુત અને માલધારી વર્ગની ચિંતામાં વધારો થયો છે